બાપુએ કહ્યું હતુંકે મુશ્કેલીઓનાં સમયમાં આપણે એકબીજાનાં લાભની વાત વિચારવી જોઈએ અને મદદ કરવાનાં પ્રયત્નો કરવા જોઈએ

જ્યારે મત ગણતરી દસમી નવેમ્બરે હાથ ધરાશે ચૂંટણી પંચ દ્રારાર આજે બહાર પડાયેલાં જાહેરનામાં મુજબ સોળમી ઓકટોમ્બર સુધીમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે સત્તરમી ઓકટોમ્બર ઉમેદવારીપત્રોની ચકાસણી થશે

ગુજરાત વિધાસભાની અબડાસા લિમડીમોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડા બેઠકો માટે પેટાચૂંટણી ચોજવામાં આવી છે પેટા યુંટણીઓની તારીખો જાહેર થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલ તેમજ કોગ્રેસ અધ્યક્ષ અમિત યાવડા પણ જીત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

યુનો મુખ્ય હેતુ સંયુક્તપણે ગુજરાતમાં ઇન્ડો ડેનિશ જળ ટેકનોલોજી એલાયન્સ આઈ

ઓ

એટલે કે પાંચ લાખથી વધુ લાભાર્થીઓને હાથ ધુઓ ઝુંબેશમાં જોડાશે

ક્યાંક આખો પરિવાર આ રોગની ઝપટમાં આવી ગયો છે ત્યારે આખા પરિવારને હોમ ક્વોરોન્ટાઈન થઈ જવાની ફરજ પડી રહી છે આ કારણે તેઓ બહાર જઈ નથી શકતા જેને કારણે ભોજન માટે મુશ્કેલી પડી રહી છે આવા પરિવારો માટે કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા તા

જેમાં કુપોષિત બાળકો તથા અન્ય દર્દીઓને કુપોષણ અંગેની સારવાર કરવામાં આવી હતી અને તેઓને કુપોષણ નિવારક આયુર્વેદિક તથા હોમિયોપેથીક કીટ પણ આપવાામાં આવી હતી આ કેમ્પ અંગે માહિતી આપતા આયુર્વેદ હોસ્પિટલમાં વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવતા અને જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી ડો કમલેશ જોશીએ આ મુજબ જણાવ્યું હતું